ઈસરોની યાદીમાં જણાવાયું છે કે તે તેને આજે વહેલી સવારે બે ને એકવીસે હાથ ધરાયું હતું આની સાથે ચંદ્રયાન બે લુનાર ટ્રાન્સફર ટ્રેઝેકટરીમાં પ્રવેશ કર્યો છે

ચંદ્રયાન બે સ્પેસ કાફટ વીસમી ઓગષ્ટે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચે તેવી સંભાવના છે સાતમી સપ્ટેમ્બરે લેન્ડર ચંદ્રના સાઉથ પોલમાં સરળતા પુર્વક ઉતરાણ કરે તેવી આશા છે આ મિશનનો હેતુ ચંદ્ર અંગેની માહિતી વધારવાનો છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજયપાલે સ્વાતંત્ર દિનની સંપુર્ણ રીહર્શલની માહિતી મેળવી હતી આ ઉપરાંત રાજયના દરેક જીલ્લાઓમાં સ્વાતંત્ર દિનની ઉજવણી સરળ રીતે થાય તે માટે પણ જરૂરી સુચનાઓ આપી હતી ગઈકાલે સાંજે રાજયભવનમાં થોજાયેલી બેઠકમાં શ્રી મલિકે રાજયમાં સલામતી કાયદો અને વ્યવસ્થા અને આવશ્યક સેવાઓની સમીક્ષા કરી હતી રાજયપાલના સલાહકારો કે વિજયકુમાર કે

શર્મા કે સ્કન્દન ફારૂક ખાન અને મુખ્ય સચિવ બી

સુબ્રમસ્થમે બેઠકમાં ભાગ લીધો હતો રાજયપાલને તબીબી સુવિધાઓ મળી રહે તે માટે રાજયપાલને જણાવાયું હતું આરોગ્ય સેવાઓ કોઈપણ જાતના અવરોધ વગર મળી રહી છે ઓપીડીમાં તેર ફજાર પાંચસો દર્દીઓને સારવાર અપાઈ છે જયારે ચૌદસો નવા દર્દીઓને દાખલ કરાયા છે રાજયના પ્રવકતા રોફીત કંશલે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ અનિશ્વનીય બનાવ બનવા પામ્યો નથી

જમ્મુ કાશ્મીરના પ્રિન્સીપલ સેક્રેટરી નવીન ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું તેઓ ગઈકાલે જમ્મુમાં પત્રકાર પરિષદ સંબોધી રહયાં હતા તેમણે કહયું કે સૌ પ્રથમ થોજાઈ રહેલી આ પરિષદ વ્યુહરચના અને ક્ષમતાની તકોને વધારશે ચૌધરીએ વધુમાં કહયું કે આ પરિષદ વેપાર અને ધંધાદારી સમુદાયના માનસમાં રહેલા ભયને દુર કરવાની પણ તક પુરી પાડશે

તેલંગણા પ્રદેશ પ્રમુખ કે લક્ષ્મણની આગેવાની હેઠળના ભાજપાના પ્રતિનિધિ મંડળે આ બાબત રાષ્ટ્રપતિ અને કેન્દ્રિયગૃહ મંત્રી અમિત શાહના ધ્યાનપર લાવી હતી

તેલંગણા બોર્ડ ઓફ ઈન્ટર મીડીઘેટ એજયુકેશન ધ્વારા લેવાયેલી આ ઈન્ટર મીડીયેટ પરીક્ષામાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાના અહેવાલ છે આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતીઓ થઈ હોવાના આક્ષેપો સાથે દેખાવો કરી રહ્યાં છે

સંસદ સંકુલમાં આઠસો પંચોત્તેર એલ

ડી લાઈટ મુકવામાં આવ્યા છે આનાથી અન્ય વિજળીની સરખામણીમાં પાંચમાં ભાગનો બયાવ થાય છે એલઈડી બલ્બ સોળ મીલીયન રંગોની ક્ષમતા ધરાવે છે અગાઉ આવી લાઈટ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં સ્થાપવામાં આવી હતી

તેમણે ભુસ્ખલન પુરની હિથતિમાં સંયાર સેવાઓની સગવડ સ્થાપવા માટે પણ વિનંતી કરી છે ગાંધીએ પ્રધાનમંત્રીને લોકોના સંરક્ષણ માટે લાંબા ગાળાની વ્યુહરચના તેમજ એકશન પ્લાન પણ ઘડવા જણાવ્યું છે

નવી દિલ્ફીમાં ડી

કોફલી મેમોરીયલ લેકયરને સંબોધતા ન્યાયમૂર્તિ ગોગોઈએ કહયું કે સીબીઆઈ દેશમાં અગત્યની મુખ્ય તપાસ સંસ્થા છે અને તેને સન્માન પુર્વક સેવાઓ બજાવવાની હોય છે તેમણે કહયું કે પ્રજાનું પણ સૌથી ઉચ્યતા ધરાવતી સંસ્થાને પ્રજાનું પણ માન સન્માન હોવુ જાઈએ તેમણે ઉમેર્યુ કે પ્રજાના દ્રષ્ટીબિંદુ અને સંસ્થાની કામગીરીની ગુણવત્તા વચ્ચે ખાઈ પડે તો તેની અસર રાષ્ટ્રના સુશાસન પર અવળી પડશે

તેનું પ્રસારણ ઓલ ઈન્જિયા રેડીયો અને દુરદર્શન પરથી આજે સાંજે સાત વાગ્યાથી થશે તે એફ એમ ગોલ્ડ એફ એમ રેઈમ્બો રાજધાની ઈન્દ્રપ્રસ્થ ચેનલો અને આકાશવાણીની અન્ય વધારાની ફકવન્સી પર સાંભળી શકાશે

ટયુબ ચેનલ ઉપરથી પણ રીલે કરાશે ઓલ ઈન્ડિયા રેડીયોની પ્રાદેશિક ભાષાઓમાં પણ રાષ્ટ્રપતિનું સંબોધન તેમની ભાષાઓમાં સંબંધિત પ્રાદેશિક કેન્દ્રો પરથી રાત્રે આઠ વાગ્યાથી પ્રસારિત થશે ઓલ ઈન્ડીયા રેડીયો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો સંદેશ સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ સાંજે છ ને પંદર વાગે રાજધાની એફ

ચેનલ પ્રસારીત કરાશે ઓલ ઈન્ડિયા રેડીયો ન્યુઝની ન્યુઝ ઓન એર ઓફીસીયલ યુ ટયુબની ચેનલ પરથી રીપોર્ટ કરાશે

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અનુસાર આ વર્ષના જુલાઈ દરમિયાન એકંદરે ફડ ઈન્ફલેશન બે પોઈન્ટ છત્રીસ ટકાનો નોંધાયો હતો

શાકભાજીની કિંમતોમાં હાલના માસ દરમિયાન બે પોઈન્ટ બ્યાસી ટકા સુધીની કિંમતો હળવી થઈ હતી જે જુન માસમાં અગાઉ ચાર પોઈન્ટ છાસઠ ટકા હતી જયારે કઠોળની પેદાશોની કિંમતો પાંચ પોઈન્ટ અડસઠ ટકાથી વધીને છ પોઈન્ટ બ્યાસી ટકા રહી હતી બળતણની કેટેગરીમાં ડિફલેશન નોંધાયો હતો જે એક માસ અગાઉ બે પોઈન્ટ બત્રીસ ટકા હતો તે ઝીરો પોઈન્ટ છત્રીસ ટકા રહયો છે હાલમાં રીટેઈલ ઈન્ફલેશન પ્રમાણમાં ખુબ નીયે રહયો છે સરકારે સેન્ટ્રલ બેંકને ફગાવો ચાર ટકાની આસપાસ રાખવા જણાવ્યું છે

ગઈ સાંજે ઉત્તર કોલકત્તાના બાગ બજારમાં ગૌડીયા મિશન ધ્વારા બંધાયેલ ચૈતન્ય મહાપ્રભુ મ્યુઝીયમનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીચે કહ્યું કે તેમની સરકારે કલકત્તાની સંસ્કૃત કોલેજને યુનિવર્સીટીમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે બેનર્જીએ રાજયના પ્રવાશન વિભાગને પણ ગૌડીયા મિશન રીલીજીયસ ટુરીઝમ સર્કીટને પણ સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો છે તેમણે મિશનને લાયબ્રેરી માટે પયાસ લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે

તેઓની પાસેથી મોસ્કો લેબોરેટરીના નસીલી દવાના સેમ્પલો મળી આવ્યા હતા

મેચનો પ્રારંભ સાંજે સાત વાગે થશે ઓલ ઈન્કિયા રેડીયો આ અંગેનું જીવંત પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં સાંજે સાડા છ વાગ્યાથી મેચના અંત સુધી પ્રસારીત કરશે

રેઈમ્બો નેટવર્કમાં પણ સાંભળી શકાશે આ વન ડે ક્રિકેટ પુર્ણ થયા બાદ આ માસની બાવીસમી તારીખથી એન્ટીગુઆ નોર્થ સાઉન્ડ ખાતે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સીરીઝની બે મેચો રમાશે